આ યોજના બધાજ રાજયો તથા કેન્દ્રશાસિત પ્રદેશોએ અમલમાં મુ કવામાં આવશે સુચિત મહિલા સહાય એકમો પોલીસ મથકોમાં આવનારી ફરીયાદી મહિલા સાથે પ્રથમિક વાતચીત કરશે અને પોલીસ મથકની કામગીરી મહિલાઓને અનુ કુળ તથા સરળ બનાવવામાં મદદરૂપ બનશે સુચિત મહિલા સહાય એકમોમાં તાલીમ અપાયેલી મહિલા અધિકારીઓ મુ કાશે જે ફરીયાદ લખાવાવ આવેલી મહિલાઓ તરફ સંવેદનશીલ અભિગમ રાખશે સુ ચિત એકમોમાં ધારાશાસ્ત્રી મનોચિકિસ્કો તથા એન

ઓ પણ મુ કાશે જેથી મહિલા ફરીયાદીને જરૂરી કાનુ ની સહાય કાઉન્સેલીગની સહાય આપી શકાશે

એસ ડીલરનું આ રોકાણ નવુ સ્મિાંચિન્ફ બનશે

બી

રાષ્ટ્રની સા સરહદોને સાયવતા જાંબાઝ સૈનિકો પ્રત્યે નાગરીક કર્તવ્યભાવે ઉદારહાથે ફાળો આપીને સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી કરવા તમામ નાગરીકોને અપીલ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતું તદ ઉપરાંત આ જવાનો કુદરતી આપદા વખતે પણ નાગરિકોના જાનમાલ બચાવવા અને રાહત કામગીરીમાં દિવસ રાત ખડેપગે રહે છે તેઓનું રૂણ અદા કરવાનો આ અવસર છે એમ મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યુ હતું તેમજ સશસ્ત્રની સેનાની ઓ તથા તેમના પરિવારજનોમાં કલ્યાણ માટે ઉદાર હાથે ફાળો આપી સેનાધ્વજ દિવસની ઉજવણી કરવા અનુ રોધ કર્યો હતો સશસ્ત્ર સેના ધ્વજદિનના દિવસે ભારતીય સશસ્ત્ર દળોની તમામ ત્રણેય પાંખો ભારતીય સેના ભારતીય ફવાઈ દળ અને ભારતીય નૌકાદળના કર્મચારીઓને પ્રયત્નોને બિરદાવવા વિવિધ શો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આરતીબેન ભદ્દ વિઘાકોટ હનુ માન મંદિર કચ્છ જિલ્લાના વિઘાકોટ નજીક ભારત અને પાકિસ્તાનની સરહદ નજીક આવેલ ભેડિયાબેટ હનુ માન્છીનું મંદિર રૂપિયા બે કરોડના ખર્ચે નિર્માણ પામેલ છે

આ ફનુ માન મંદિર જવાનોના માટે ખાસ મહત્વ ધરાવતુ આસ્થાનું કેન્દ્ર છેતેમજ મંદિરના પરિસરમાં પ્રાર્થના ખંડપ્રદર્શન ગેલેરીજવાનો માટે રહેઠાણની સુ વિધાગેસ્ટહાઉસપાણીની ટાંકીઓ સહિતની વ્યવસ્થા કરવામાં આવેલી છે આરતીબેન ભદ્દ માંગણીના હુકમો અર્પણ રાજ્ય સરકારના લોકાભિમુખ વફીવટ અભિગમને નજર સમક્ષ રાખી ગઈકાલે ભુજ ખાતે આયોજિત ખુલ્લા મંચ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એમ